રાષ્ટ્રપતિએ મંત્રીમંડળના મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી

નાણા મંત્રાલયનો હવાલો સંભાળવા માટે નિર્મલા સીતારમણ પહોંચ્યા ત્યારે નાણાં સચિવ સહિતના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેમનો સત્કાર કરાયો હતો તો પિયુષ ગોયલે પોતાને સોંપાયેલા રેલવે મંત્રાલય તથા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનો હવાલો સંભાળી લીધો છે

ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે વિદેશ મંત્રી તરીકે પોતાની જવાબદારી સંભાળી લીધી છે લઘુમતી બાબતોના મંત્રી તરીકે મુખ્નાર અબ્બાસ નકવીએ પોતાનું કામકાજ સંભાળી લીધું છે તો માહિતી પ્રસારણ મંત્રાલયનો હવાલો કેબિનેટ મંત્રી તરીકે પ્રકાશ જાવડેકરે સંભાળી લીધો છે પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર ડોક્ટર જીતેન્દ્રસિંહે સંભાળી લીધો છે અગાઉની સરકારમાં પણ તેમની પાસે આ ખાતું હતું કેબિનેટ કક્ષાએ બઢતી મેળવનાર મનસુખ માંડવીયાએ પણ વહાણવટા મંત્રાલય ઉપરાંત રસાયણ તથા ખાતર મંત્રાલયનો કામકાજ સંભાળી લીધું છે ગ્રાહક બાબતો અન્ન તથા જાહેર વિતરણ માટેના કેબિનેટ મંત્રી તરીકે રામ વિલાસ પાસવાને પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે

શ્રમ તથા રોજગાર મંત્રાલયનો સ્વતંત્ર કાર્યભાર સંતોષ ગંગવારે સંભાળી લીધો છે યુવા બાબતો તથા ખેલકુદ મંત્રાલયની સ્વતંત્ર જવાબદારી કિરણ રિજીજુએ સંભાળી લીધી છે કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ મંત્રીઓના વિભાગોની જાહેરાત કરવામાં આવી છે રાજનાથસિંહને સંરક્ષણમંત્રી અને અમિત શાહ ગૃહમંત્રી બન્યા છે નિર્મલા સીતારમન નાણામંત્રી અને એસ જયશંકરને વિદેશમંત્રી બનાવાયા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સલાહ બાદ વિભાગોની ફાળવણી કરી હતી રમેશ પોખરિપાલ નિશંક માનવ સંશાધન વિકાસ મંત્રાલય સોંપાયુ છે નિતીન ગડકરીને માર્ગ વ્યવહાર અને ધોરી માર્ગ તથા લધુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો મંત્રાલય આપવામાં આવ્યું છે ડોક્ટર હર્ષવર્ધનને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ તથા વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ભૂમિ વિજ્ઞાન મંત્રાલય સોંપાયું છે પ્રકાશ જાવડેકરને માહિતી અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા છે સાથે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન વિભાગનો પણ હવાલો સોંપાયો છે પિયુષ ગોયેલને રેલવે મંત્રી પદે યથાવત રાખવામાં આવ્યા છે તથા તેઓને વાણિજય તથા ઉદ્યોગ મંત્રી પણ બનાવાયા છે મુખ્વાર અબ્બાસ નકવીએ લઘુમતી બાબતોના મંત્રી પદને જાળવી રાખ્યું છે નરેન્દ્રસિંહ તોમર નવા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના મંત્રી પદે નિયુક્ત કરવામાં આવ્યા છે ઉપરાંત તેમને ગ્રામીણ વિકાસ અને પંચાયત વિભાગ પણ સોંપવામાં આવ્યો છે રવિશંકર પ્રસાદને કાયદા મંત્રી બનાવાયા છે આ ઉપરાંત તેઓને સંદેશા વ્યવહાર તથા ઇલેક્ટ્રોનીક્સ અને માહિતી ટેકનોલોજી વિભાગ પણ સોંપવામાં આવ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્મચારી બાબતો જાહેર ફરિયાદ પેન્શન અણુ ઉર્જા અવકાશ નિતીવિષયક બાબતોનો હવાલો પોતાની પાસે રાખ્યો છે પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે કામકાજ સંભાળવા માટે પહોંચેલા શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધી બાપુ તથા સરદાર પટેલને વંદન સાથે શ્રધ્ધાજંલિ અર્પણ કરી હતી ત્યારબાદ શ્રી મોદી પોતાના મંત્રીમંડળની પહેલી બેઠકમાં પહોંચ્યા હતા ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તથા નાણામંત્રી નિર્મલા સીતારમણ જેવા વરિષ્ઠ મંત્રીઓને સાથે રાખી તેમણે સરકારની ભાવિ કામગીરીની રૂપરેખા રજૂ કરી હોવાનું મનાય છે

કેન્દ્ર સરકારમાં નવા મંત્રી મંડળમાં નાણાં મંત્રી તરીકેનો કાર્યભાર સુશ્રી નિર્મલા સીતારમણને આજે સંભાળી લીધો છે

આરોગ્ય અને પરિવાર કલ્યોણ મંત્રાલયે આ નિમિત્તે નવી દિલ્હીમાં તમાકુ અને ફેફસાનું આરોગ્યએ અંગેના ચર્ચાસત્ર યોજાઇ ગઇ વિશ્વ આરોગ્ય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ પરિસંવાદ દ્વારા તમાકુના સેવનથી થતા ફેફસાંના દર્દો કે કેન્સર સામે જાગ્રતિ ઉભી કરવાનો આશય છે તેનો વિષય છે તમાકુને નહીં આરોગ્યને આવકારો તબીબી અહેવાલો અનુસાર હૃદયના કે ફેફસાંના રોગો કે કેન્સર પાછળ તમાકુનું સેવન જવાબદાર છે આરોગ્ય મંત્રાલયે ઇ સિગારેટ સામે સાવધાની અંગે સૂચના બહાર પાડી છે અને રાજ્યોને પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે તેની વેચાણ ઉત્પાદન આયાત કે જાહેરાત પર પ્રતિબંધ ફરમાવ્યો છે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવણી અંતર્ગત રાજ્યમાં બાવળા ખાતે જનજાગૃતિ રેલી અને વર્કશોપ યોજાયો હતો અને તમાકુ મુક્ત સમાજ રચના અંગેના શપથ લેવાયા હતા આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ અને જિલ્લા આરોગ્ય ડોક્ટર શિલ્પા યાદવ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય સૂત્ર હતુ તમાકુની આદત છોડો પરિવારને ખુશીઓથી ભરી દો તો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કેન્સર જાગૃતિ અને નિવારણ માટે ડી વ્યસન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કાઉટ ગાઇડ દ્વારા નો ટેબકો નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાષ્ટ્રીય આરોગ્ય મિસન ડિરેક્ટર ગુરપ્રીતસિંહ એ જણાવ્યું હતું કે આજથી એક પહેલ શરૂ કરવામાં આવી છે

જેમાં કોઈને તમાકુનું સેવન તેમજ તમાકુ કાર્યાલયમાં લાવેવા પર પ્રતિબંધ મૂકાશે તો દાહોદ જિલ્લા પંચાયતની જિલ્લા તમાકુ કંટ્રોલ સેલ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી નિમિત્તે વિશાળ રેલીનું આયોજન કરાયું હતું આ રેલીનો ઉદેશ્ય તમાકુની ખરાબ અસરોથી લોકોને વાકેફ કરવા તથા વ્યસનને કારણે થતાં શારીરિક આર્થિક સામાજિક નુકસાનથી લોકોને માહિતગાર કરી વ્યસન મુક્ત સ્વસ્થ સમાજના નિર્માણ કરવાનો હતો

કચ્છના દરિયાઈ પ્રદેશમાં કોરીક્રીક નજીક માદક દ્રવ્ય ભરેલા પેકેટ બીનવારસી હાલતમાં મળી આવવાની વધુ એક ઘટના બહાર આવી છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે બીએસએફ તથા પોલીસનું છેલ્લાં પાંચ દિવસથી ચાલતું સંયુક્ત પોલીસ ઓપરેશન આ વિસ્તારમાં સફળ થતું જણાય છે આજે હાથ લાગેલા ત્રણ પેકેટમાં ભરેલા માદક દ્રવ્ય ની ચકાસણી માટે એફએસએલની મદદ લેવાશે

ભારતીય હોકી ટીમના કપ્તાન રહીચૂકેલા ધનરાજ પિલ્લાઈ યુવા ખેલાડીઓના ઘડતર માટે મોડાસા આવ્યા હોવાથી રમતવીરોમાં કંઈક અલગ જ જૂસ્સો જોવા મળ્યો છે

પૂર્વ કપ્તાન ધનરાજ પિલ્લાઈએ કહ્યું કે ગુજરાતના ખેલાડીઓમાં હોકીનું આકર્ષણ વધતું જાય છે

અંબાજીથી ચાણસ્મા તરફ જવા નીકળેલી બસની અડફેટે બાઇક ચડી જતા તેને ચલાવી રહેલી વ્યક્તિ ફંગોળાઈ ગઈ હતી પાનસા ગામે આ અકસ્માત સર્જાતા ઘાયલ બાઈક સવારને સારવાર માટે અંબાજી લવાયો પણ તેનો જીવ બચી શક્યો નહીં અકસ્માત કર્યા બાદ એસટી બસનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં છ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડતા રાજકીય ચહલ પહલમાં વધારો જોવા મળ્યો છે

પહેલી જૂન સુધી ફોર્મ સ્વીકારાયા બાદ ત્રીજી તારીખે ચકાસણી યોજાશે

પાટણ ખાતે વડુ મથક ધરાવતી હેમચેદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પોતાની સાથે સંલગ્ન તમામ કોલેજને ફાયર સેફટીનું પાલન કરવા આદેશ કરાયો છે